તેઓ આજે બપોરે બંગાળની મુલાકાત લઈને ખનીજ તેલ અને ક્રદરતી વાયુ ક્ષેત્રના મહત્વના માળખાકીય વિકાસ પ્રોજેક્ટોનું ખાતમૂહર્ત અને શુભારંભ કરાવશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે જણાવ્યું છે કે ભારતે રોગના નિવારણ નિદાન અને સારવાર સહિતના વિવિધ તબક્કાઓમાં પ્રગતિ કરી છે

આસામ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના રાજમાર્ગો અને મુખ્ય જિલ્લા ધોરીમાર્ગ નેટવર્કના આધુનિકીકરણ માટે આસોમમાલા પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો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 તેમણે બિસ્વનાથ અને ચરાઇદેવ ખાતે અંદાજીત અગિયાર સો કરોડ રૂપિયાના ખર્ચથી નિર્માણ પામનાર બે મેડીકલ કોલેજો અને હોસ્પિટલોનો પણ શિલાન્યાસ કર્યું આસામના સોનિતપુર જિલ્લાના ધેકિયાજુલી ખાતે વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરતા તેમણે જણાવ્યું કે બંને મેડીકલ કોલેજની સ્થાપના સાથે આસામ સહિત ઇશાન ભારતના રાજયોમાં આરોગ્ય સુવિધામાં વધારો થશે જયારે આસોમ માલા પ્રોજેકટના માધ્યમથી આસામના ગામડાઓ દેશના વિવિધ ભાગો સાથે જોડાશે

આજે આપણે સૌ તેમનાથી પ્રેરણા મેળવી રહ્યાં છીએ

રાજીવ ગાંધી હેલ્થ સાયન્સ યુનિવર્સિટીના આજે બેંગલુરુમાં યોજાયેલા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે ભારતે રોગના નિવારણ નિદાન અને સારવાર સહિતના વિવિધ તબક્કાઓમાં પ્રગતિ કરી છે કોવિડ રોગયાળાએ આખા વિશ્વને શીખવ્યું છે કે જો બીજા લોકોને જોખમ હોય તો આપણે પણ સલામત નહી રહી શકીએ આમ આ પરિસ્થિતિ સાર્વત્રિક ભાઇયારાનો સંદેશો આપે છે તેમણે ડિગ્રી ધારકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે તેઓ માનવ જીવન સાથે સીધો સંબંધ ધરાવતાં આરોગ્ય જેવા ઉમદા વ્યવસાય સાથે સંકળાયેલા છે આ પ્રસંગે જાણીતા ન્યૂરોસર્જન એ

હેગડેને ડૉક્ટર ઓફ સાયન્સની પદવી અર્પણ કરાઇ આ પ્રસંગે રાજ્યપાલ વજુભાઈ વાળા મુખ્યમંત્રી બી

યેદીયુરપ્પા રાજ્યના તબીબી શિક્ષણ મંત્રી કે સુધાકર ઉપસ્થિત રહ્યા જાવડેકર રસીકરણ માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પૂણેના રિજીયનલ આઉટરીય બ્યૂરો ખાતે કોરોના રસીકરણ જાગૃતિ અભિયાનનો આજે આરંભ કરાવ્યો છે

આ રસીકરણને વધુ સઘન બનાવવા તથા રસી અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા ખાસ અભિયાનનો આરંભ થયો છે

રસીકરણ બેઠક કેન્દ્ર સરકારે બધા જ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને કોવિડના રસીકરણની કામગીરી હજી ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ગઈકાલે રાજ્યોના આરોગ્ય સચિવો અને રાષ્ટ્રીય આરોગ્ય મીશનના વડાઓની રાષ્ટ્રીય સ્તરની સમીક્ષા બેઠકમાં આવો નિર્દેશ આપ્યો હતો તેમણે કો વીન પ્લેટફોર્મ ઉપર નોંધાયેલા બધા જ લોકોને આવરી લેવા પ્રયાસો વધારવાની સૂચના આપી હતી દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણના નિર્ધારીત લક્ષ્યાંકો હાંસલ કરવા ચોક્કસ વ્યૂહરચના ઘડવાનું પણ સૂચન કર્યું હતું

ઉલ્લેખનીય છે કે આરોપી હફીઝ સઈદ અત્યારે પાકિસ્તાનમાં છે અને વતાલી કપૂર અને અલ્તાફ હાલ તિહારમાં જેલમાં છે

મધ્યપ્રદેશ પ્રવાસન વિભાગ દ્વારા આ બે દિવસીય મહોત્સવ દરમિયાન હેરિટેજ વોક ફોટોગ્રાફી સ્પર્ધા યોગ નિર્દશન સંગીત અને સાંસ્ક઼તિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે ધારના ક્લેક્ટર અલોકક્રમાર સિંહ જણાવે છે કે આ મહોત્સવ દરમિયાન માસ્ક પહેરવું જરૂરી છે તેમજ કોવિડની તમામ માર્ગદર્શિકાઓનું યૂસ્તપણે પાલન કરાશે

મહાનગરપાલિકાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉભા છે તે ચિત્ર મંગળવારે સાંજે સ્પષ્ટ થશે

અમેરિકા વિઝા અમેરિકાની સરકાર આવતા નાણાંકીય વર્ષ માટે એચ વન બી વિઝા નોંધણી પ્રક્રિયાનો આગામી નવમી માર્ચથી આરંભ કરશે